પી ચોક ખાનપુર ખાતે સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ વિમાની મથકે સરદાર પટેલની પ્રતિમા ઉપર પુષ્પાજંલિ અર્પણ કરશે ત્યાંથી ડફનાળા ચાર રસ્તા રીવરફન્ટ થઈ ખાનપુર ચોક ખાતે પહોંચશે ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ગુજરાતની છ કરોડ જનતાનું અને દેશની જનતાનું આભારદર્શન કરીને પ્રજાજનોનું અભિવાદન સ્વીકારશે

એક ટ્વીટ સંદેશામાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સોમવારે સવારે વારાણસી જઈને પોતાના ઉપર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ વારાણસી લોકસભા બેઠકોના લોકોનો આભાર વ્યક્ત કરશે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ કરતાં કોંગ્રેસ વર્કીંગ કમિટીએ નામંજૂર કર્યો છે નવી દિલ્હીમાં કોંગ્રેસ વર્કીંગ કમિટીની આજે મળેલી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીમાં પક્ષના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ કોંગ્રેસ વર્કીંગ કમિટિના સભ્યોએ સર્વસંમતિથી નામંજૂર કર્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગના પ્રકરણમાં સુરત પોલીસે ક્લાસીસના સંચાલક ભાર્ગવ ભુટાણીની ધરપકડ કરી છે સુરત શહેરના પોલીસ કમિશનર સતીષ શર્માએ આજે સુરતમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તક્ષશીલા બિલ્ડિંગના માલિક હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાડધર અને કલાસીસના માલિક ભાર્ગવ ભુટાણીની સામે સરથાણા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધવામાં આવી છે

ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને મ્રતકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી

દરમિયાન સુરત મહાનગરપાલિકાએ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી એચ

આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તી મોઢને ફરજ મોક્રફ કર્યા છે

નવસારી જિલ્લા કલેક્ટર ડોક્ટર એમ

મોડીયાના અધ્યક્ષસ્થાને સુરતની દુર્ઘટનાના પગલે સાવચેતીના પગલાં માટે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા ક્લેક્ટર શ્રી મોડીયાએ નવસારી જિલ્લાની તમામ નગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ જાહેર બાંધકામો ખાનગી બાંધકામો શોપિંગ મોલ સિનેમાગૃહોમાં ફાયર સેફટી સિસ્ટમ છે કે નહીં તેની ચકાસણી કરવા જણાવાયું છે

સુરતમાં ગઈકાલે તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ઘટનામાં મ્રત્યુ પામેલા વિદ્યાર્થીઓને આજે જામનગરની બિલીયન્ટ હાઇસ્કૂલ દ્વારા શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી

શાળાના વિદ્યાર્થીઓએ તમામ સ્ક્રલો અને કોચિંગ ક્લાસીસના સંચાલકોને ફાયર સેફટી વ્યવસ્થા રાખવા અપીલ કરી હતી

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો રેક્રીશીપ વર્કશોપ આજથી પાલનપુરમાં શરૂ થયો છે ત્રણ દિવસ સુધી ચાલનારા રાજ્યકક્ષાના ફૂટબોલ વર્કશોપ બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિએશનના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે

આ યુવાનો આજથી ત્રણ દિવસ સુધી વર્કશોપમાં ફૂટબોલ રેક્રીશીપની તાલીમ મેળવશે આ યુવાનો આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ મેચમાં રેફીશીપ કરશે દરમિયાન વર્કશોપ શરૂ કર્યા પહેલાં સુરતમાં બનેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને મીણબત્તી પ્રજ્વલિત કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી ફાયર સેફ્ટીની સુવિધા વિના ટ્યૂશન ક્લાસ ચલાવતા કોચિંગ ક્લાસમાં આજે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમે દરોડો પાડ્યો છે

ક્લાસના સંચાલકને ફાયર સેફટીની સુવિધા બાદ ક્લાસ ચાલુ કરવા માટે નોટિસ ફટકારી છે આ ઉપરાંત ફાયર ટીમે જુદી જુદી પાંચ ટીમો બનાવીને વડોદરા શહેરમાં આવેલા કોચિંગ ક્લાસમાં તપાસ હાથ ધરી છે

સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ વડોદરા વિભાગ બે ના અધિકારીઓએ તપાસ કરી બનાવટી અને ડમી યુનિટોનું કૌભાંડ બહાર આવ્યું છે